હાલ તે સમુદ્રની મધ્યમાં પૂર્વ દિશા તરફ ગતિ કરી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજના દિવસમાં તે ઉત્તર પૂર્વ તરફ વધુ તી કરશે

હવામાન વિભાગની આગાહી અનુસાર તે વાયવ્ય તરફ આગળ વધતાં ધીમું પડશે તેમ લાગે છે સરકાર દ્વારા વેરાવળ બંદરે નિયંત્રણ કક્ષ ઉભો કરાયો છે અને ગુજરાતના દરિયાકાંઠે તકેદારીના પગલા લેવાયા છે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં મહા ચક્રાવાતની અસરના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળશે જેથી માછીમારોને દરિયો નહીં ખેડવા સાથે બોટોને સલામત સ્થળે લાંગારવા સૂચના આપવામાં આવી છે ઉપરાંત કચ્છ જિલ્લાના કંડલા બંદર સહિત રાજ્યના બંદરો ઉપર ભયસૂચક બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે આ વાવાઝોડાના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના હાવામાન વિભાગે દર્શાવી છે આશતોષ અંતાણી મહાઃ વાવાઝોડું કચ્છ અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની સંભાવનાના કારણે કચ્છ જિલ્લાના માછીમારોને મત્સ્યોઘોગ વિભાગ દ્વારા દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે

માછીમારી ન કરવાની ચેતવણી આપ્યા છતાં દરિયો ખેડવા ગયેલા અને પરત ન ફરેલી બોટના લાયસન્સ રદ્દ કરવા સાથે બોટ માલીકોને દંડ ફટકારવાની ચેતવણી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે દરમિયાન સ્થાનિક માછીમારોએ ફીશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા સહાયની માંગણી કરી હતી

આ અંગેની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદને કારણે તેમજ સંભવીત મહા વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રસાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ખેડૂતોએ પોતાના પાકનો વીમો ઉતરાવેલો છે તેનો કોઈપણ જાતની તકલીફ વિના વીમા કંપની તરફથી વળતર મળે તેની તકેદારી રાજ્ય સરકાર તરફથી લેવામાં આવી રહી છે આ હેતુથી રાજ્ય સરકારે વીમા કંપનીઓની દિલ્હી ખાતેની કચેરીઓ સમક્ષ રજૂઆત કરી છે આશુતોષ અંતાણી કેન્દ્ર સરકાર નિર્ભયા ભંડોળ કેન્દ્ર સરકાર નિર્ભયા ભંડોળની મદદથી બધા જ જિલ્લાઓમાં માનવ તસ્કરી રોકવા માટેના એકમોની રચના કરશે મહિલા અને બાળ વિકાસ મંતઢરી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર ઉપર જણાવ્યું છે કે આ ભંડોળની મદદથી સમગ્ર દેશના બધા જ પોલીસ મથકોમાં મહિલા સહાય એકમો પણ રચાશે તેમણે કહ્યું કે આમ થવાથી મહિલાઓમાં સલામતીની ભાવના વધશે તથા મહિલા સલામતી વ્યવસ્થા મજબૂત બનશે શ્રમીતી ઈરાનીએ આ પહેલને લાગુ કરવા ગૃહમંત્રીએ દાખવેલી તત્પરતા અને તેમની કાર્યવાહીને બિરદાવી હતી

આશતોષ અંતાણી કચ્છ બળદિયા મહોત્સવ ભુજ તાલુકાના બળદીયા મુકામે વચનામ્રત દ્વિશતાબ્દી અને અનાદી મહામુક્તરાજ શ્રી અબજીબાપા શતામૃત મહોત્સવ પ્રસંગે આવતીકાલે પમી નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતને પગલે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે શનિવારે બળદિયા મહોત્સવ સ્થળ સહિત હેલીપેડ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સંસ્થાનના આયોજકો સાથે મહોત્સવ સ્થળની મુલાકાત લઈ પરામર્શ કર્યો હતો અને તંત્રની તૈયારીઓના ભાગરૂપે હેલીપેડ સ્થળે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી